આ રસીની ગંભીર આડઅસરના હજી સુધી અહેવાલ નથી કેન્દ્ર સરકાર અને ખેડૂતોના આગેવાનો વચ્ચે આજે દિલ્હીમાં ફરીથી ચર્ચા યોજાશે

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટને બે અબજ પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે

જેના પ્રતિક રૂપે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ લાભાર્થીને અપાયા હતા આઝાદીની ચળવળમાં આગવું સ્થાન ધરાવતાં નેતાજી સુભાષયંદ્ર બોઝની જન્મજયંતીની આવતીકાલે બારડોલી તાલુકાના હરિપુરા ખાતે પરાક્રમ દિવસ તરીકે ઉજવણી થશે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સુભાષબાબુની જયંતીની શાનદાર રીતે ઉજવણી કરવાનું આયોજન થયું છે

તે વખતનાં વાંસદાતા રાજા ઇન્દ્રસિંહજીએ નેતાજીના સ્વાગતમાં રથ તૈયાર કરીને હરિપુરા ગામે મોકલ્યો હતો જેમાં બેસીને નેતાજી અધિવેશનમાં આપ્યા હતા ઉલ્લેખનીય છે કે નેતાજીના સાહસિક આદર્શ અને ક્રાંતિકારી જીવન કાર્યનો યુવા પેઢીને પરિચય થાય તે હેતુથી નેતાજીના જન્મજયંતીની દરવર્ષે પરાક્રમદિવસ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે

આ રસીની ગંભીર આડઅસરના ફજી સુધી અહેવાલ નથી

આ બ્રિજના કારણે કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે આ બ્રિજના નિર્માણમાં સૌ પ્રથમવાર ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે આ ઓવરબ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યાઓનો અંત આવશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

કેન્દ્ર સરકાર અને ખેડૂતોના આગેવાનો વચ્ચે આજે દિલ્હીમાં ફરીથી ચર્ચા યોજાશે અગાઉની દસમાં દોરની ચર્ચા વખતે કેન્દ્ર સરકારે ખેડૂતોને ત્રણ ક્રષિ ધારાને અમલ દોઢ વર્ષ સુધી મુલતવી રાખવાનો પ્રસ્તાવ આવ્યો હતો દરમ્યાન કુષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે સરકાર બધા જ મુદ્દાઓ ઉપર ખુલ્લા મને ચર્ચા કરવા તથા ઉકેલ મેળવવા તત્પર છે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

ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાના અધ્યક્ષપદે મહિસાગર જિલ્લાના વિરપુર તથા લુણાવાડા ખાતે યોજાયેલા નારી સંમેલનમાં આ માહિતી આપવામાં આવી હતી સુશ્રી અંકોલીયાએ જણાવ્યું હતું કે આયોગ પાસે આવેલી ફરિયાદ કોર્ટમાં પહોંચે તે પહેલાં પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તેવા અભિગમથી મહિલા આયોગ કામ કરે છે મહિલા આયોગ તેની પાસે આવતી ફરિયાદોના તથ્યો વિગતોની તપાસ કર્યા બાદ ન્યાય કરે છે

આ ઉપરાંત યાર હજાર બહેનો સ્વેચ્છાએ નારી અદાલત સાથે જોડાયેલી છે

આ અંગેની વિગતો ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપરમ મૂકવામાં આવી છે

અમદાવાદ યુનિવર્સિટીના ડીન

સંજય યૌધરીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી જ્યારે ગુજકોસ્ટના સલાહકાર ડો

પોલીસી અંગે સૌને માહિતગાર કર્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ગઇકાલે એક બગલાનું મૃત્યુ થયું છે